જયશંકરે કાશ્મીર મુદ્દે દ્વિપક્ષી મંત્રણા પર ભાર મૂકી ત્રીજા પક્ષની મધ્યસ્થી નકારી કાઢી

અને દેશમાં કોઇ આરોગ્ય સેવાઓથી વંચીત ન રહે તેની પર ભાર મૂક્યો છે આ થોજના સામાન્ય માણસના જીવન માટે મહત્વની તો છે જ

આ પ્રસંગે શ્રી મોદીએ આયુષ્માન ભારત અને સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જર એપ ખુલ્લું મૂક્યું હતું આ ઉપરાંત આયુષ્માન ભારત સ્મારક ટીકીટનું વિમોચન કર્યુ ંહતું આરોગ્યમંથન કાર્યક્રમ દ્વારા એક વર્ષ દરમિયાન યોજનાના અમલીકરણના પ્રશ્નો અંગે ચર્ચા વિયારણા થઇ હતી

તેમણે લોકભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો હતો નવી દિલ્ઠીમાં મદદનીશ સચિવોની તાલીમના સમાપન સમારોહમાં શ્રી મોદીએ નવા વિયારો અભિગમ અને ઉદ્દેશ અપનાવવા જણાવ્યું સતત શિખવાની વૃત્તિ તથા જીજ્ઞાસાથી આગળ વધવાની ધગશ જરૂરી ગણાવી તેમણે સેવાકીય વર્ગો દ્વારા જાહેર સેવામાં તટસ્થતા જાળવવા જણાવ્યું

કેન્દ્રિય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ આજે સવારે આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક બોલાવી હતી અને તેમાં રાહતકામગીરીની સમિક્ષા કરી હતી પૂરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટર મારફતે રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે પીવાનું પાણી અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મહેસૂલમંત્રીશ્રી ચંદ્રકાંત પાટિલ પુનાની કોથરૂડ વિધાનસભા બેઠક પરથી યૂંટણી લડશે નાણાંમંત્રીશ્રી સુધીર મુંગતીયાર બાલારપુર બેઠક ઉપરથી ચૂંટણી લડશે ભાજપે સતારા લોકસભા બેઠકની પેટાયૂંટણી માટે ઉદયનરાજે ભોંસલેનું નામ જાહેર કર્યું છે

વિદેશોમાં ભારતીય મિશનો દ્વારા શ્રેણીબદ્ધ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે બાપુની યાદમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી મેતૃત્વ કરશે પ્રધાનમંત્રી ગાંધીઆશ્રમને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે યોજાનારી પ્રવૃત્તિમાં ભાગ લેશે

આ આયોજનોનો ઉદ્દેશ રાષ્ટ્ર પ્રત્યે સંવેદના વ્યકત કરવાનો છે પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે હરિથાણાના પલવલમાં ગાંધીઆશ્રમથી તાઉદેવી લાલપાર્ક સુધી સદભાવના રેલી યોજાઇ હતી એનીમલ રાઇટ શિક્ષક મહાસંઘના મહાસચિવ જીયાન દત્તે કહ્યું છે કે આજે યોજાયેલી રેલી ભારતીય વસ્તુઓના ઉપયોગ માટે લોકોને પ્રેરીત કરવા અને ગાંધીજીએ બતાવેલા માર્ગ પર યાલવા કેન્દ્રિત હતી તેમણે કહ્યું કે આવતીકાલે બીજી ઓકટોબરે પ્લાસ્ટીક અને પોલીથીનના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવશે

જેમાં મહાત્મા ગાંધી ઉપર લખાયેલા પુસ્તકો અથવા તો મહાત્મા ગાંધીએ લખેલા પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું હતું

અને આ માટે નવી દિલ્હીમાં ખાસ વેચાણઝુંબેશનો આરંભ કર્યો તેમાં ત્રિપુરાના સંગઠનો બનાવેલી વાંસની બોટલ ખાસ ધ્યાન ખેંચે છે તે પ્લાસ્ટીકની બોટલનું સ્થાન લઇ શકે મહત્વની બાબત એ છે કે તે કુદરતી ઓછી કિંમતની આકર્ષક અને પર્યાવરણલક્ષી છે શ્રી ગડકરીએ ઓછી કિંમતના સેનીટરી નેપ્કીન પણ વેયાણમાં મૂક્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું કે ખાદી અને ગ્રામોદ્યોગ ગાંધીજીને ખૂબ જ પ્રિથ હતા

આજે કોલકાતામાં ભાજપની જાહેરસભાને સંબોધતાં શ્રી શાહે આક્ષેપ મૂકવ્યો કે શાસક તૃણમૂલ કોંગ્રેસ નાગરિક નોંધણીપત્રક અંંગે લોકોને ગેરમાર્ગે દોરે છે મુખ્યમંત્રી મમતા બેનરજી આ અંગે ખોટો પ્રચાર કરી રહ્યાં છે તેમણે ખાતરી આપી કે આ મુદ્દે ઉત્તેજીત થવાની જરૂર નથી સંસદમાં ટ્રંક સમયમાં નાગરિક્ત્વ સુધારા ખરડો પસાર કરાશે શ્રી શાહે કહ્યું કે ગેરકાનૂની ધુસણખોરોને દેશની સલામતિ જાળવવા માટે પાછા મોકલી અપાશે

જયશંકરે જણાવ્યું છે કે દાયકાઓથી ભારતનું સ્પષ્ટ વલણ છે કે કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી મંત્રણાઓથી જ ઉકેલ આવશે અને તેમાં ક ોઇ ત્રીજાપક્ષની મધ્યસ્થીની જાગવાઇ નથી વોશિંગ્ટનમાં ભારતીય પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે જે કંઇ ચર્ચા થશે તે દ્વિપક્ષી રીતે થશે

પાંચ ન્યાયાધીશોની ન્યાયાધીશ એન

રમણના નેતૃત્વમાં રચાયેલી ખંડપીઠે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને નોટીસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે

ન્યાયાધીશો અરૂણ મિશ્રા એમ આર શાહ અને બી

ગવાઇની ખંડપીઠે જણાવ્યું કે અનુસૂચિત જાતિ અને જનજાતિની સમાનતા માટે સંઘર્ષ હજી પૂરો થયો નથી

અદાલતે મુંબઇ વડી અદાલતનો આદેશ રદ કર્યો છે મુખ્ય ન્યાથાધીશ રંજન ગોગોઇની ખંડપીઠે અરજદાર સતીષ ઉકેની અરજી સંદર્ભમાં આ આદેશ આપ્યા છે

સત્તાવાર વર્તુળીના જણાવ્યા અનુસાર રીપુ અનામત વનવિસ્તારમાં મળેલી બાતમીના આધારે સંયુક્ત રીતે લશ્કર અને પોલીસ દ્વારા છાપો પાડવામાં આવ્યો હતો તેમની પાસેથી શો અને દારૂગોળો મળી આવ્યો છે

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણીને જણાવ્યું કે શાહપુર કીરની અને કસબા ખાતે કોઇ ઉશ્કેરણી વિના આડેધડ ગોળીબાર કરાયા ભારતીય દળોએ તેનો વળતો જવાબ આપ્યો છે ભારતીય પક્ષે કોઇ જાનહાનિ કે નુકસાનના સમયાર નથી